નઙા ગુજરાતના બે દિવસીય પ્રવાસ દરમિયાન ધારાસભ્યો કાર્યકરો સાથે યોજી બેઠકો

ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે કાંકરિયા ખાતે મનોરંજન પાર્કમાં રાઇડ તૂટી પડવાની ઘટનામાં બે વ્યક્તિના સ્થળ પર મૃત્યુ થયા હતા તે મૃતક પરિવારને ચાર લાખ રૂપિયાની સહાય મુખ્યમંત્રી રાહત ફંડમાંથી અપાશે

જે પૈકી અત્યંત ગંભીર એક વ્યક્તિને તબીબોએ તાકીદની સારવાર આપતા જીવ બચાવી શકાયો હતો

જવાબદારો વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી તેઓની ધરપકડ કરવામાં આવી છે ભવિષ્યમાં આવા બનાવો ન બને તે હેતુસર રાજ્યમાં નિયત મંજૂરીથી ચાલતી તમામ રાઇડ્ઝનું પુનઃ પરિક્ષણ અને નિરીક્ષણ કરવા તથા મંજૂરી વગર ચાલતી તમામ રાઇડ્ઝ તાત્કાલિક અસરથી બંધ કરવા અથવા કરાવવા તમામ પોલીસ કમિશ્રર અને જિલ્લા મેજીસ્ટ્રેટને સૂચના આપવામાં આવી છે

રાજયમાં મા આરોગ્ય કાર્ડ ધરાવતા દર્દીઓ પાસેથી પૈસા વસુલતી અમદાવાદની સત્તર જેવી મોટી હોસ્પિટલોને આ યોજનામાંથી દૂર કરી દર્દીઓ પાસેથી લીધેલા પેસા પરત વસુલ કરવામાં આવ્યા છે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે અમદાવાદની ક્રિષ્ના શેલ્બી એચ સી જી સ્ટર્લિંગ સાલ સંજીવની સહિત સતર જેટલી મોટી હોસ્પિટલો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

આ સારવારમાં બે હજાર સત્તાણું કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વને અનુલક્ષીને ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ શ્રી જે

નક્રા આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે જ્યાં મધ્ય ગુજરાતના પક્ષના નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક કરશે શ્રી નઙા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બન્યા પછી પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે આવી પહોંચતાં અમદાવાદ એરપોર્ટ ઉપર તેમનું પક્ષના કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું શ્રી નડ્ડાએ આજે ગાંધીનગરમાં પક્ષના પ્રદેશ કાર્યાલય ઉપર પહોંચીને બેઠકોનો દોર શરૂ કર્યો હતો આ બેઠકમાં પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ રાષ્ટ્રીય સહ સંગઠમ મહામંત્રી શ્રી વી સતીશ પક્ષના પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુ વાઘાણી મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીન પટેલ તેમજ પક્ષના સંસદસભ્યો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા તેમણે જણાવ્યું કે ભાજપ ગરીબો શોષિતો અને વંચિતો માટે સદાય ચિંતા કરનારી પાર્ટી છે ભાજપની કેન્દ્ર અને રાજ્યની સરકારો સર્વસ્પર્શી અને લોકકલ્યાણકારી યોજનાઓ વ્યાપકપણે જનજન સુધી પ્રસરે તે માટે કટિબદ્ધ છે મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે રાજકોટમાં રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે જેમાં આવાસ લોકાર્પણ વી વી પી

અમારા રાજકોટના પ્રતિનિધિના જણાવ્યા મુજબ તેઓ અટલબિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે શ્રી પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા યોજનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ત્યાર બાદ અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ ફાઉન્ડેશન આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે આ ઉપરાંત મુખ્યમંત્રી અક્ષર મંદિરના સભાખંડમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ડિરેક્ટરીના વિમોચન અને અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહેશે ખેડા જિલ્લાના ઠાસરા નજીક ઢુંડી ગામે સમગ્ર રાષ્ટ્રમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌ પ્રથમવાર સૌર ઊર્જા ઉત્પાદક સહકારી મંડળી કાર્યરત કરી છે

અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી અગ્રવાલે રાજકોટ સુરક્ષા કવચ એપ્લિકેશન બનાવેલ છે આ એપ્લિકેશન દ્વારા ગ્રનેગારોને શોધવા ઉપરાંત ગ્રનાખોરી ઉપર અંકુશ રાખવામાં શહેર પોલીસને ઘણી મદદ મળી હતી

આંતરરાષ્ટ્રીય કક્ષાના એવોર્ડથી રાજકોટ શહેર સહિત ગુજરાત રાજ્યનું ગૌરવ વધ્યું છે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે વડોદરા અને ભરૂચ જિલ્લાના નર્મદા નહેરની તમામ કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે અને ખેડૂતોને ખરીફ અને રવિ સિઝનમાં જરૂરિયાત મુજબ પાણી પૂરું પાડવામાં આવે છે

મી ના કામો બાકી છે તે માઈક્રો પાઇપલાઇનના છે કે જે ખેડૂતોના ખેતર સુધી પહોંચે છે તે ખેડૂતો સંમતિ આપતા ન હોય તેવા બાકી છે અને તે પણ મંજૂરી મળતા સત્વરે પૂર્ણ કરાશે

જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી આવતીકાલે યોજાનાર છે ત્યારે ગઇકાલે સાંજથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઇ ગયા છે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ગઇકાલે ચ્રંટણી સભા યોજી હતી